કેન્ર સરકારે જમ્મુ અને કાશ્મીરમાં હાથ ધરેલા જનસંપર્ક અભિયાનનું આજે સમાપન થશે આ અભિયાન દરમ્યાન મળેલા લોક પ્રતિભાવોનું વિશ્લેષણ કરીને થોજનાઓના અમલીકરણમાં ઉપયોગ કરાશે

આ પ્રતિમંડળમાં ગીરીરાજસિંહ રવિશંકર પ્રસાદ પ્રહલાદ જોશી અને રમેશ પોખરીયાલનો સમાવેશ થાય છે છેલ્લાં સપ્તાહ દરમિયાન કેન્દ્રીય મંત્રીઓની પ્રવૃત્તિઓની જેમ જ આ મંત્રીમંડળ પણ વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટોનું ઉદઘાટન કરી રહ્યું છે તેમજ લોકોને મળીને પંચાયતી અને ઘટક વિકાસ પરિષદોને મજબુત બનાવવા તેમના પ્રતિભાવો અને સૂચનો મેળવી રહ્યું છે

આ જનસંપર્ક અભિયાનનું આજે સમાપન થશે આ અભિયાન વખતે મેળવવામાં આવેલા લોક પ્રતિભાવોનું વિશ્લેષણ કરીને જુદી જુદી યોજનાઓના અસરકારક અમલીકરણમાં તેનો ઉપયોગ કરાશે

તેમણે કહ્યું કે સર્વસંમતિ એ લોકશાહીનો મુખ્ય આધાર છે શ્રી મુખરજી ગઇકાલે દિલ્હીમાં પ્રથમ સુક્રમાર સેન સ્મૃતિ વ્યાખ્યાન આપી રહ્યા હતા

આજે ઉમેદવારીપત્રો પાછા ખેંચવાનો છેલ્લો દિવસ છે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ આમ આદમી પક્ષ અને કોંગ્રેસ વચ્ચે ત્રિપાંખીયો ચૂંટણી જંગ થાય તેવી સંભાવના છે

વિદેશ રાજ્યમંત્રી વી મુરલીધરને જણાવ્યું હતું કે સંબંધીત નર્સને અસીર નેશનલ હોસ્પીટલમાં સારવાર આપવામાં આવી રહી છે અને તેની તબીયત સુધારા ઉપર છે

તેનો હેતુ ભારતીય સમાજમાં છોકરીઓને અસમાનતાનો સામનો કરવો પડે છે તે અંગે લોક જાગૃતિ કેળવવાનો છે બાલિકા દિવસની ઉજવણીના ભાગરૂપે બેટી બયાવો છોકરીઓ માટે તંદુરસ્ત અને પર્યાવરણનું નિર્માણ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે નાગાલેન્ડમાં બધા જ જિલ્લાઓમાં રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણીના ભાગરૂપે લોક જાગૃતિ કેળવવાના એક સપ્તાહ્ સુધી ચાલનારા કાર્યક્રમોનો આરંભ થયો છે જિલ્લા વહીવટીતંત્ર મહિલા શક્તિ કેન્દ્રો અને રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે દરેક જિલ્લામાં રેલીઓ અને સહી ઝ્રંબેશ યોજાશે આ ઉપરાંત દરેક જિલ્લામાં આંગણવાડી અને આશા કાર્યકરો ઘેર ઘેર ફરીને લોક જાગૃતિ કેળવશે શાળાઓમાં ચિત્ર સ્પર્ધા વૃક્ષારોપણ સ્પર્ધા જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત બાલિકાઓ માટે શ્રેષ્ઠ શાળા વ્યવસ્થાપન સમિતિ શ્રેષ્ઠ પંચાયત શ્રેષ્ઠ અગ્ર હરોળના કાર્યકરો જેવા પુરસ્કારો તેમજ રમત ગમત શિક્ષણ અને સાંસ્કૃતિક ક્ષેત્રે નોંધપાત્ર પ્રવૃત્તિ કરનાર છોકરીઓને પ્રજાસત્તાક દિનની ઉજવણી સમારોહમાં પુરસ્કારો અપાશે

દેવીદંર સિંહને ગઇકાલે જમ્મુની ખાસ એનઆઇએ અદાલતમાં બંને આતંકવાદીઓ અને તેમના બે સાથીદારો સાથે રજૂ કરવામાં આવ્યા હતા